પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે

એમ

એમ કેઅર્સ ફંડ ટ્રસ્ટમાંથી બે ફજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે

આના સિવાય પ્રવાસી મજુરોના કલ્યાણ માટે રાજ્યો અને કેન્ન્ શાસિતપ્રદેશોને એક હજાર કરોડ રૂપિયા અગાઉથી ફાળવવામાં આવ્યાં છે

જ્યારે એક અઠવાડિયામાં સંપૂર્ણપણે સાજા થઈ જાય છે

ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બલરામના રથે મંદિર પરિસરમાં પરિક્રમા કરી હતી પરિક્રમા વખતે હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી અને જય રણછોડ માખણ ચોર ના નાદ ગુંજી ઉઠ્યા હતા ભક્તોને મંદિરમાં દર્શન માટે થર્મલ ગનથી તપાસ કરીને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો સવારે સાડા નવ વાગ્યા પછી ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો સવારે યાર વાગે મંગળા આરતી કરવામાં આવી હતી સાડા યાર વાગે ભગવાનના પાટા ખોલવામાં આવ્યા હતા છ વાગે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બલરામને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા સાત વાગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પહિંન્દ વિધી કરી હતી અને ત્યારબાદ રથને મંદિર પરિસરમાં પ્રદક્ષિણા માટે પ્રસ્થાન કરાવ્યું હતું મંગળા આરતીમાં રાજ્યનાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને અમદાવાદના મેયર બિજલબેન પટેલે ભાગ લીધો હતો

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાના વધતા જતાં સંક્રમણને પગલે ગઇકાલે મોડી સાંજે ગુજરાતની વડી અદાલતે રાજ્યભરમાં રથયાત્રા ન યોજવાના અગાઉના નિર્ણયમાં કોઇપણ ફેરફાર ન કરવાની જાહેરાત કરી હતી ગુજરાત વડી અદાલતે ગઇકાલે રથયાત્રાની મંજૂરી માંગતી તમામ અરજીઓ ફગાવી દીધી હતી

ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા પણ આ વિધિમાં સહભાગી થયા હતા મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ અષાઢી બીજે પરંપરાગત યોજાતી રથયાત્રામાં આ વર્ષે પણ ભગવાનના રથની સોનાની સાવરણીથી સેવા સફાઈ કરી પહિં દ વિધિ સંપન્ન કરી હતી તેમણે અષાઢી બીજે કચ્છી નૂતનવર્ષ અવસરે કચ્છી સમાજના સૌ ભાઈ બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કોરોના વાઈરસના સંક્રમણને કારણે આ વર્ષે આપણે પરંપરાગત રથયાત્રા કાઢી શક્યા નથી પરંતુ ભગવાન જગન્નાથ અને સુભક્રાજી તથા બલભદ્રના રથ મંદિર પરિસરમાં ફરીને ભક્તોને દર્શન આપશે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ આ રીતે શુભેચ્છાઓ પાઠવી

મંદિરનું પરિસર જય જગન્નાથ નંદ ઘેર આનંદ ભયોનાં નાદથી ગુંજી ઉઠ્યું હતું આજે પ્રથમવાર પાટણની રથયાત્રા શહેરમાં પરિક્રમાએ નીકળવાના બદલે મંદિર સંકુલમાં જ આરતી કર્યા બાદ સંપન્ન કરાઈ હતી

પાટણ શહેરના રોકડીયા ગેટ પાસે આવેલ જગદીશ મંદિરના પ્રાંગણમાં જ ભક્તો દ્વારા ત્રણ રથ ગોઠવીને ભગવાનની મૂર્તિઓ મંદિરમાંથી બહાર લાવી રથમાં બિરાજમાન કરાતા જય રણછોડના જયઘોષથી સમગ્ર મંદિર કેમ્પસ ગાજી ઉઠ્યું

આ રથયાત્રમાં મંદિરના સભ્યો જ જોડાયા હતા રથયાત્રા વિશે મંદિરના મહંતે જણાવ્યું હતું કે કોરોના મહામારીને લીધે રથયાત્રા બહાર કાઢવામાં આવી નથી

લોક ગાયક હેમંત ચૌહાણે કરછી નવા વર્ષની શુભેચ્છા સૌને પાઠવી છે અને કચ્છની અમીરાત નામનું આલ્બમ સ્વરબધ્ધ કરવાની પણ જાહેરાત કરી છે પત્રકાર રામજી મેરિયાના ગીતોને કંઠ આપવાની જાહેરાત કરતા શ્રી ચૌહાણે કહ્યું છે કે કચ્છ એક અનોખી સંસ્કૃતિ ધરાવતો મુલક છે અને અફીનું લોક સાહિત્ય આલ્બમ સ્વરૂપે બહાર પડે તે વાત સૌ ને ગમશે

કેટલાંક જિલ્લાઓમાં કોરોનાથી સાજા થતાં દર્દીઓને રજા આપવામાં આવી છે ભાવનગરની સર ટી જનરલ હોસ્પિટલે કોરોના મહામારી દરમિયાન કોરોના પોઝિટિવ ત્રણ મહિલાઓની સફળ પ્રસુતિ કરાવી છે ગઈકાલે ગીર સોમનાથમાં રહેતી સગર્ભા મહિલાને કોરોના પોઝિટિવ આવતા તેને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી આજે મહિલાને પ્રસુતિની પીડા થતાં આઇસોલેશન વોર્ડમાં ઊભા કરાયેલા ઓપરેશન થિયેટરમાં સિઝેરિયન દ્વારા પ્રસુતિ કરાવી હતી નવજાત બાળકની સંપૂર્ણ તપાસ કરી તેનું પણ કોરોના સેમ્પલ લીધું હતું જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે

નર્મદા જિલ્લામાં આજે કોરોનાના વધુ છ પોઝિટિવ કેસ નોંધાયા છે તમામને રાજપીપળાની કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે

કોરોના વાઇરસના અસરગ્રસ્તોના વિના મૂલ્ચે તબીબી પરીક્ષણ ખુબ ઝડપથી અને સચોટ પણે ઘર આંગણે ઉપલબ્ધ થઈ છે સુરેન્ નગરમાં પણ આજે ચાર કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે

બે દર્દીઓ કોરોના મુક્ત થતાં રજા આપવામાં આવી છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસની આપત્તિને અવસરમાં પલટાવવા માટે આત્મનિર્ભર ભારત અભિયાનની જાહેરાત કરી છે પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા દેશવાસીઓને વોકલ ફોર લોકલનો નારો આપ્યો છે કેન્દ્ શાસિતપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પ્રવાસનની સાથે અનેક ઔદ્યોગિક એકમો કાર્યરત છે આ ઉત્પાદકોએ પ્રધાનમંત્રીના વોકલ ફોર લોકલ નારાને અપનાવીને સ્થાનિક સ્તરે ઉત્પાદિત વસ્તુઓને મોટા અક્ષરોએ મેડ ઈન ઇન્ડિયા બ્રાન્ડ સાથે વેચવાનું શરૂ કર્યું છે

ભારતીય કોસ્ટગાર્ડે છેલ્લાં છ દિવસ દરમિયાન હોવરકાફ્ટ અને લેન્ડિંગ પાર્ટીના કેપ્ટન તરીકે મહિલા ઓફિસરની ટીમે જખૌ નજીક આવેલા ટાપુઓ પર રબર બોટર્સ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું

આ અંગે તપાસ એજ્સીઓએ વધુ તપાસ હાથ ધરી છે